પ્રધાનમંત્રી આજે જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબે દ્વારા યોજાનાર અનૌપયારીક ભોજન સમારંભમાં ભાગ લેશે તેઓ માઉન્ટ કુજી નજીક આવેલા ઔદ્યોગિક શહેરના ફાનુક ઍકમની મુલાકાત લેશે સોમવારે શ્રી નરેન્દ્ર મોદી ટોકીથોમાં ભારતીય નાગરીકો દ્વારા યોજાનાર સ્વાગત સમારંભમાં ભાગ લેશે

ત્યારપછી જાપાન જતા પહેલાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કયો હતો કે તેમની આ મુલાકાતથી ભારત અને જાપાન વચ્ચેના ચૈતીહાસીક કાળના સંબંધો વધુ મજબુત બનશે તેમની અન્ય અગ્રણીઓ સાથેની વાતયીતના લીધે વેપાર ક્ષેત્રના સંબંધો મજબૂત બનશે અને નવા ક્ષેત્રોમાં સહકાર વધારી શકાશે

હિન્દુસ્તાન ચેરોનોટીક્સ લિમિટેડ દ્વારા આ વિમાનોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવાશે સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામનના અધ્યક્ષપદે થોજાયેલી પરિષદની બેઠકમાં ત્રણ વિમાનોને પ્રદૃષણ દેખરેખ પદ્વતિથી સજ્જ કરવાની પણ મંજુરી અપાઈ છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય તટરક્ષક દળ દેશની દરિયાઈ સરફદ અને ભારતના દરિયાઈ વિસ્તારોનું રક્ષણ કરે છે તેવી જ રીતે દરિયામાં પ્રદૃષણ નિયંત્રણની કામગીરી પણ કરે છે તટરક્ષક દળના ડોર્નિયર વિમાનો દરિયાઈ ક્ષેત્રમાં યાંપતી નજર રાખવા ઉપયોગી છે

વિરલ રાણા દફેજ ઘોઘા રોરો ફેરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાષ્ટીએ ભાવનગરના ઘોઘા અને ભરૂચ જિલ્લાની દહેજ વચ્ચેની ઘોઘા દહેજ રો પેક્ષ ફેરી સર્વિસના બીજા ચરજ્ઞનો આજે પ્રારંભ કરાવ્યો

એવી જ રીતે બીજા તબક્કામાં કચ્છ પોરબંદર સોમનાથ જેવા યાત્રાધામોને જોડતી ફેરી સર્વિસ શરૂ કરવાની રાજ્ય સરકારની નેમ છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સેવાના આરંભ સાથે સમગ્ર રાજ્યના સમુક્રી ઇતિહાસના નવા યુગનો આરંભ થયો છે ભાવનગરના ધારાસભ્ય જીત્તભાઇ વાઘાજીએ આ સેવાના આરંભને ઐતિહાસિક અવસર ગજ્ઞાવીને કહ્યું હતું કે દરિયાઇ માર્ગે મુસાફરીથી ધોરીમાર્ગો પરનો ટ્રાફિક હળવો બનશે તથા ઈંધજ્ઞ અને મુસાફરીના સમયની બચત થઇ શકશે આ પ્રસંગે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતો

જૂનાગઢની ભક્ત કરવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ કૂષિ યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને નમો ઇ ટેબલેટ વિતરણ કરતા મુખ્યમંત્રીએ જજ્ઞાવ્યું કે ગુજરાતનો યુવાન જ્ઞાનની વૈશ્વિક હરીફાઇમાં સમૂદ્ધ બને અને નોકરી મેળવનાર નહી પણ નોકરીદાતા બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે દીવાળી બાદ રેલવે યુનિવર્સિટીનું ખાતમુહુર્ત કરાશે

જીલ્લા રોગયાળા નિયંત્રણ અધિકારી ડો કુર્મીના જણાવ્યા અનુસાર હાલ એચ વન એન વન ના સાત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે